ભાજપ અધ્યક્ષ અને ગૃહમંત્રી અમિત શાહ દિલ્હીમાં આ અભિયાનમાં જોડાશે જ્યારે પાર્ટીના કાર્યકારી પ્રમુખ જે

નફા ગાઝિયાબાદમાં આ અભિયાનની શરૂઆત કરશે રાજનાથ સિંહ અને નીતિન ગડકરી સહિતના ઘણા કેન્દ્રીય પ્રધાનો અને ભાજપના નેતાઓ પણ દેશના વિવિધ ભાગોમાં જનસંપર્ક પ્રચારમાં ભાગ લેશે આ અભિયાન દરમિયાન પાર્ટીના નેતાઓ અને કાર્યકરો નાગરિકત્ત્વ સુધારા કાયદા માટે ટેકો મેળવવા માટે ત્રણ કરોડ પરિવારોનો સંપર્ક કરશે

એનડીએના તમામ સાથી પક્ષો આ કાયદાને પૂરેપૂરું સમર્થન આપે છે ગઈકાલે બિહાર શરીફ ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી પાસવાને જણાવ્યું હતું કે વિરોધ પક્ષો આ ધારા અંગે બિન જરૂરી ગેરસમજ પેદા કરી રહ્યા છે

એસજીપીસીના વડા ગોવિંદસિંહ લોંગોવાલે પત્રકાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પ્રતિનિધિ મંડળ નાનકાના સાહિબમાં શીખ પરિવારોને પણ મળશે ઐતિહાસિક શીખ ધર્મસ્થળ પર થયેલા ટોળાના હ્મલાની નિંદા સાથે એસ

વડાએ પાકિસ્તાન સરકારને અપરાધીઓ સામે કડક પગલાં ભરવાની અપીલ કરી હતી તેમણે કહ્યું કે ગુરુદ્વારા નાનકાના સાહિબ પર થયેલા હુમલાથી શીખ સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચી છે શ્રી લોન્ગોવાલે કહ્યું કે ઐસજીપીસી આ મામલો સંયુક્ત રાષ્ટ્ર સમક્ષ પણ રજૂ કરશે ઉલ્લેખની છે કે એક ટોળાએ ગુરુદ્વારા નાનકના સાહિબ પર હુમલો કર્યો જ્યાં શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનક દેવનો જન્મ થયો હતો તેઓએ શીખ યાત્રાળુઓ પર પથ્થરમારો પણ કર્યો હતો ભારતે પાકિસ્તાનના નાનકાના સાહેબ ગુરુદ્વારામાં થયેલા પત્થરમારા અને હિંસક ઘટનાની કડક નિંદા કરતાં જણાવ્યું છે કે પાકિસ્તાનમાં લઘુમતીઓ સલામત નથી

એર ઇન્ડિયાના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટરે જણાવ્યું હતું કે એર ઇન્ડિયા ઉડાન ભરવાનું ચાલુ રાખશે અને તેનું વિસ્તરણ પણ કરશે તેમણે કહ્યું કે મુસાફરો કોર્પોરેટરો અથવા એજન્ટોની ચિંતા માટે કોઈ કારણ હોવું જોઈએ નહીં

પ્રવાસ ક્ષેત્રમાં અર્થવ્યવસ્થા વિદેશી વિનિમયની આવક અને દરેક સ્તરે મોટી સંખ્યામાં રોજગારી આપવાની ક્ષમતા છે તેથી પ્રવાસન મંત્રાલય આ ક્ષેત્રને વેગ આપવા માટે વિવિધ ભાગીદારો સાથે સતત વાતચીત કરી રહ્યું છે

આ સાથે સ્વદેશ દર્શન પ્રસાદ યોજના હેઠળ લેવામાં આવેલા અનેક પગલાઓ અને એક ભારત શ્રેષ્ઠ ભારતના કાર્યક્રમો પણ આ વર્ષ યોજવામાં આવ્યા હતા

કસ્તુરીરંગન સમિતિએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો મુસદ્દો મંત્રાલયને આપ્યો હતો આ સાથે જ સરકારે નવી શિક્ષણ નીતિ બનાવવાની પ્રક્રિયા શરૃ કરી છે મંત્રાલયે પ્રતિભાશાળી બાળકોની ઓળખ કરવા અને તેમના કૌશલ્ય તથા જ્ઞાનને વિસ્તારવાનો અવસર આપવા માટે પ્રધાનમંત્રી નવીન શિક્ષણ કાર્યક્રમ ધ્રુવ પણ શરૂ કર્યો છે

નાયબ મુખ્યમંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા અજિત પવાર નાણાં અને યોજના વિભાગના મંત્રી હશે એનસીપીના અનિલ દેશમુખ નવા ગૃહ મંત્રી છે પ્રથમ વખત શિવસેનાના ધારાસભ્ય આદિત્ય ઠાકરેને પર્યાવરણ પ્રવાસ અને પ્રોટોકોલ વિભાગનો હવાલો સોંપવામાં આવ્યો છે કોંગ્રેસના વરિષ્ઠ નેતા બાળાસાહેબ થોરાટને મહેસૂલ મંત્રાલય ફાળવાયું છે મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ વિકાસ નિગમ સાથે મળીને એક મહત્ત્વપૂર્ણ વિભાગ ગણાતા શહેરી વિકાસ વિભાગ શિવસેનાના એકનાથ શિંદેને સોંપાયો છે પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના ધારાસભ્ય અશોક ચૌવ્હાણને જાહેર બાંધકામ વિભાગ મળ્યો છે

મુરલી મનોહર જોશીને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી છે અને તેમના લાંબા અને સ્વસ્થ જીવનની શુભેચ્છા પાઠવી છે

જોશીએ રાજકારણમા સંસદમાં અને મંત્રી તરીકેના તેમના લાંબા વર્ષો દરમિયાન દેશમાં અમર થોગદાન આપ્યું હતું પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે જ્યારે રાષ્ટ્રીય હિતોની રક્ષા કરવાની અને રાષ્ટ્રીય પ્રગતિને આગળ વધારવાની વાત આવે ત્યારે ડૉ જોશી યાદ કરવામાં આવે છે

ઇજાગ્રસ્તોને બર્ધમાન મેડિકલ કોલેજ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા સદી જુના સ્ટેશન બિલ્ડિંગમાં બાંધકામ અને સમારકામનું કામ ચાલી રહ્યું હતું

સતત પેટ્રોલીંગ દરમિયાન આસામ રાઈફલના સૈનિકોએ એક વ્યક્તિની શંકાને આધારે તપાસ કરતાં તે ડ્રગ્સ છોડીને ભાગી ગયો હતો ઝડપાયેલી વસ્તુઓ જરૂરી કાયદેસરની કાર્યવાહી માટે પોલીસને સોંપવામાં આવી છે

આ દસ પૈકી ચાર મહારાષ્ટ્રના જ્યારે અન્ય છ વિદ્યાર્થીઓ ઝારખંડ કર્ણાટક તમિલનાડુ તેલંગણા ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળના છે

એક ટ્વીટમાં ટ્રમ્પે કહ્યું કે આમાંની કેટલીક સાઇટ્સ ઈરાન અને ઇરાની સંસ્ક્રતિ માટે મહત્વપૂર્ણ છે

તેમના કાર્યાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે રાષ્ટ્રીય શોક દરમિયાન આ હ્મલામાં માર્યા ગયેલા લોકોના માનમાં શોક રાખવામાં આવશે અમેરિકા અને ઈરાન વચ્ચે ઉભી થયેલી તણાવગ્રસ્ત સ્થિતિ વચ્યે ઇરાનના વિદેશમંત્રી મોહંમદ જવાદ ઝરીફે ટવીટ કર્યું છે કે હવે પશ્ચિમ એશિયા વિસ્તારમાં અમેરિકાની હાજરી સમાપ્ત થવાની શરૂઆત થઈ ગઈ છે

જેમાંથી પહેલી મેચ આસામના ગુવહાટી ખાતેના ક્રિકેટ મેદાનમાં આજે યોજાશે

આકાશવાણી પરથી મેચનો આંખે દેખ્યો અહેવાલ અંગ્રેજી અને હિન્દીમાં આજે સાંજના સાડા છ થી પ્રસારિત થશે